આ સફળ પરીક્ષણની સાથે સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ અતિશય કઠિન ટેકનોલોજી ક્ષમતાનું પ્રદર્શન કર્યુ છે જે આગલી પેઢીને હાઈપરસોનિક વાહનના નિર્માણમાં મદદગાર સાબિત થશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ ઐતિહાસિક સિઘ્ઘિ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યુ કે આ સિધ્યિ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના દષ્ટિકોણને સાકાર કરવાની દિશામાં મહત્વપુર્ણ પહેલ છે

દ્રારા આજે વિશ્વ સૌર ટેકનોલોજી શિખર સંમેલનનું આયોજન વર્ચ્યુલ માધ્યમથી કરવામાં આવશે

માનવામાં આવે છે કે આ સંમેલનમાં સ્વચ્છ હરિજ ઉર્જા ક્ષેત્રે સૌર ઉર્જાના વધુ ઉપગોય અંગે ચર્ચા થશે

એના અધ્યક્ષ તેમજ ભારતના ઉર્જા અને નવીન તેમજ નવીનકરણીય ઉર્જામંત્રી રાજકુમાર સિંહ અને ફાન્સના મંત્રી સુ શ્રી બારબારા પોમ્પિલી સહિત વિવિધ દેશોના પ્રતિનિધીઓ આ સંમેલનમાં ભાગ લેશે

બીજી તરફ વિવિધ તાલુકાના ગામડાઓમાં આઠ કેસ નોંધાયા છે

પાટીલની ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાશે પ્રદેશ મીડીયા સેલની એક યાદી અનુ સાર પ્રદેશ યુ વા મોર યાના અધ્યક્ષશ્રી ડો રૂત્વિજ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ ભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી કે

પટેલ ઉપસ્થિત રહી પ્રદેશ યુવા મોરયાના હોદેદારોને માર્ગદર્શન આપશે

પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ બાદ તેમની વિશેષ ઉપસ્થિતિમાં યુ વા મોરચાની આ પ્રથા બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં રાષ્ટ્રીય યુ વા મોરચાના કારોબારી સભ્યો પ્રદેશ યુ વા મોર ચાની ટીમ યુ વા મોર ચાના ઝોન પ્રભારી સહ પ્રભારીજીલ્લા પ્રભારી તેમજ જીલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહેશે નેહ્લ ઠક્કર કચ્છ આઈ ખેડુતો પોર્ટલ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતાર્થે નવીન બાબત તરીકે કપાસ દિવેલા અને બાગાયત પાકોમાં જં તુ ઓના પ્રબંધન માટે એડૂ તોને સૂ ર્યપ્રકાશ ઉર્જા દ્રેપ સોલાર લાઇટ દ્રેપ સહાય દરે વિતરણ અંગેની યોજના બહાર પાડવામાં આવી છે

ડી એ સી ડોટઈન વેબ સાઈટ ઉપર આજથી દસમી સપ્ટેમ્બર સુધી પોતાનું પ્રી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે